પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ડી

આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અને આગામી બે દિવસોમાં સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં હળવા

શ્રી જાડેજાએ જણાવ્યું કે હૈદરાબાદમાં ડોકટર યુવતી સાથે બળાત્કારની જે ઘટના બની હતી તેની સામે સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ સુરત વડોદરા અને રાજકોટ ખાતે સગીર બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મોની તપાસ પૂર ઝડપે ચાલી રહી છે બાળકીઓ સગીર હોવાથી પોક્સો એક્ટ અને આઈ પી સી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે સુરત અને રાજકોટ ખાતેના બનાવમાં આરોપીની ધરપકડ કરાઇ છે અને વડોદરા ખાતેના બનાવમાં શકમંદોની અટકાયત કરી તપાસની કાર્યવાહી ચાલુ છે મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું કે રાજ્યનો કાયદા વિભાગઅને ગૃહવિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કવાયત હાથ ધરાઇ છે

આ પ્રસંગે મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી અંકોલિયાએ દીકરીઓ અને મહિલાઓને શારીરિક કે માનસિક ત્રાસના ભોગથી બચવા પોતાના જાતની સ્વયંભૂ રક્ષા કેવી રીતે કરવી જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું

જે જિલ્લાઓમાં પેટાચૂંટણી જાહેર થઇ છે તે જિલ્લાઓમાં ગઇકાલથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે

ગુજરાત ઉપરાંત ગોવા ઓડિશા કેરળ અને હરિયાણાનો સમાવેશ પણ સૌથી ઓછા ભ્રષ્ટાયાર થતા રાજ્યોમાં કરવામાં આવ્યો છે

તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ જણાવ્યું છે

દ્વારા યોજાનાર પરીક્ષામાં બેસી શકશે

સાથે જોડાણ ધરાવતી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા કાર્યવાહી કરાશે

મંત્રીશ્રીએ કહ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દિલ્ઠી પબ્લિક સ્કૂલ સામે શિક્ષણ વિભાગે જરૂરી તમામ પગલા લઇને કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર ઘટનામાં સંકળાયેલા તમામ દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહની નિયુક્તિ કરાઇ છે

સતીષજી પ્રદેશપ્રમુખશ્રી જીતુ વાઘાણી મુખ્યમંત્રીશ્રી વિજય રુપાણીની ઉપસ્થિતિમાં એક બેઠક પણ કરવામાં આવી હતી

ત્યારબાદ તુરંત જ પ્રદેશ સમિતિની રચનાનું કાર્ય હાથ ધરવામાં આવશે આગામી સમયમાં નિરીક્ષણની સૂચના મુજબ પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અનોખું ઉડાન અમારુ ત્રિ દિવસીય પ્રદર્શન આજે ખુલ્લું મૂકવામાં આવશે વલસાડ જિલ્લામાં વિશ્વ વિકસાંગ દિવસની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીથી દિવ્યાંગ વિદ્યાર્થીઓની રેલી યોજાશે આ રેલીને વલસાડ કલેક્ટર સી

ખરસાણ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે આ ઉપરાંત વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ સર્ટિફિકેટ તથા યુ

કાર્ડ કાઢી આપવા માટે મેગા કેમ્પનું આયોજન પણ કરાયું છે

સંસ્થા નનકવાડા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે

કાર્ડ તેમજ દિવ્યાંગો માટેની સાધન સહાયનું વિતરણ કરવાની સાથે પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનું સન્માન કરાશે મોરબી જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અને સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાશે

ડી

ડી કેમ્પ યોજાશે જ્યારે સહાયક પ્રાદેશિક કચેરી દ્વારા બી આર સી ભવન મોરબી ખાતે બપોરે દિવ્યાંગો માટે લાઇસન્સની માહિતી અને પેન્શન સ્કીમ અંગે માહિતી અપાશે જ્યારે હળવદ તાલુકાના સાપકડા ખાતે દિવ્યાંગો માટે રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે દરમ્યાન અન્ય જિલ્લાઓમાં પણ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્ત દિવ્યાંગોના સર્વાંગી વિકાસ અર્થે કાર્યક્રમોનું આયોજન કરાશે

જેથી ફરીવાર નવા સરદાર બ્રીજ અને ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા

જેથી નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે જૂના બ્રિજ પરનો વાહન વ્યવહાર બંધ કરાવ્યો હતો